વી સિંધુ અને સાઇના નહેવાલ આજે રમશે

ભાજપના મુખ્ય ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિશંકર પ્રસાદ મનોજ સિંહા હરદિપસિંહ પુરી શિરોમણી અકાલીદળના સુખબીરસિંહ બાદલ કોંગ્રેસના મીરા કુમાર અને શત્રુધ્ન સિંહા તથા ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેનનો સમાવેશ થાય છે આજે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને આ મતદાન મથકે ફેર મતદાનની ભલામણ કરી હતી

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા મનોહર પરીકરના ગત માર્ચમાં થયેલા અવસાનના લીધે અહીં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી

આ બેઠક પર મુખ્ય સ્પર્ધા ભાજપના સિદ્ધાર્થ કુંકોલીકર અને કોંગ્રેસના ઉમેદવાર અતાનસીએ મોનસેરત્તે વચ્ચે છે આમ આદમી પક્ષના વાલ્મીકી નાઇક તથા ગોવા સુરક્ષા મંચના સુભાષ વેલીંગકરે પણ આ પેટાચૂંટણીમાં ઝૂકાવ્યું છે

ચૂંટણીપંચે ભાજપ દ્વારા કરાયેલી ફરિયાદના આધારે શ્રી યાદવને નોટીસ પાઠવી છે

નિર્ધારીત સમય કરતાં સંબંધીત ટીમે ઇ વી એમ ચકાસણી માટે વહેલું ખોલતા આ નિર્ણય લેવાયો છે રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી દિલીપ નેગીએ આ માહિતી આપી છે તેમણે કહ્યું કે સંબંધીત સ્થળે ચૂંટણી કર્મચારીઓની નવી ટીમ મુકવામાં આવી છે તથા ઇ વી એમ બદલવામાં આવ્યા છે બીલાસપુર જિલ્લો હિમાચલની હમીરપુર બેઠકના વિસ્તારમાં આવે છે જયાં ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુર ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે

પી આઈ

પક્ષના પ્રતિનિધી મંડળે આજે યોજાઇ રહેલી લોકસભાની આખરી તબક્કાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મતદારોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તે માટે અહીં કેન્દ્રિય દળો ગોઠવવા રજૂઆત કરી છે

પી આઈ એમ

સલામતિદળોએ જણાવ્યું છે કે અવંતિપોરામાં સામસામા ગોળીબાર થયા ત્યારે ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા પંજગામમાં સુરક્ષાદળાએ સંબંધિત વિસ્તારને ઘેરી લઇને શોધઅભિયાન શરૂ કરતાં અહીં છૂપાયેલા આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો

ત્યારબાદ તેમણે કેદારનાથ મંદિર નજીકની ગુફામા ધ્યાન પણ કર્યું હતું શ્રી મોદીએ કેદારપુરી ખાતેના વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી ઉત્તરાખંડના અગ્રસચિવ ઉત્પલકુમારસિંહે કેદારનાથ મંદિર પરિસરમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યની વિગતો આપી હતી ઉલ્લેખનીય છે કે કેદારનાથ અને બદ્રીનાથના મંદિરોના દ્વારો શિયાળામાં બંધ રખાયા બાદ આ મહિનાની શરૂઆતમાં ખોલવામાં આવતા ચારધામ યાત્રાનો આરંભ થયો છે

દિલ્હીમાં વરસાદ થતા તાપમાન સામાન્ય કરતા ઓછૂં નોંધાતા દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળી હતી એવી જ રીતે હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ હીમવર્ષા થતા તાપમાનમાં ઘટાડો થયો હતો

તેમણે બ્રિટનની ઇમીગ્રેશન નીતીની ટીકા કરતા જણાવ્યું હતું કે આ નીતી ભારતીય વિદ્યાર્થીઓ તથા કંપનીઓ માટે પ્રતિકૂળ છે ગઇકાલે લંડનમાં એશિયન વોઇસ ચેરીટી પુરસ્કાર સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા